કર્ણાટક વિધાનસભામાં સત્તાધારી કોંગ્રેસ અને જેડી એસની મોરચા સરકાર આજે વિશ્વાસનો મત મેળવશે

જીએસએલવી માર્ક ત્રણ રોકેટની મદદથી ચંદ્રયાન બેનું અવકાશમાં પ્રક્ષેપણ કરાશે ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાનના પ્રક્ષેપણનું ગઈકાલે રીહર્સલ કર્યું હતું

જાકે ટેકનીકલ ખામી સર્જાતા પ્રક્ષેપણ રોકવામાં આવ્યું હતું

દરમ્યાન ભાજપ અને કોંગ્રેસ પક્ષોએ ગઈકાલે બેંગલુરૂમાં વિધાનસભા પક્ષોની બેઠક યોજીને ચર્યા વિયારણા કરી હતી એવી જ રીતે ભાજપે આજે સવારે પણ બેઠક બોલાવી છે કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી

ભાજપે વિધાનસભાના અધ્યક્ષ સામે તેઓ ગૃહમાં વિશ્વાસનો મત મેળવવાની કામગીરી વિલંબમાં નાખી રહ્યાનો આક્ષેપ કર્યો હોવાથી આજની ગૃહની કામગીરી ઉપર બધાની નજર રહેશે

શ્રી મોદીએ પ્રધાનમંત્રી પદના બીજા કાર્ચકાળમાં સત્તા સંભાળ્યા બાદ મન કી બાત કાર્ચકમની આ બીજી કડી હશે દર મહિનાના છેલ્લા રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થતા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મહત્વના વિષયોને આવરી લેતા હોય છે આ કાર્યક્રમની છેલ્લી કડીમાં પ્રધાનમંત્રીએ પુસ્તકોના વાચનનું મહત્વ સમજાવ્યું હતું તેમણે લોકોને વા ચનને દરરોજની પ્રવૃત્તિમાં સ્થાન આપવા અનુરોધ કર્યો હતો

વાણિશ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્રની એનડીએ સરકારે કરેલા પ્રયાસો તથા રોકાણકારોને અનુકૂળ નીતિના લીધે એફ ડી આઈ માં વધારો નોંધાયો છે

સેન્ટ્રલ રેલવે મુંબઈ વિભાગ અને શહેરની એનજીઓએ આ કામગીરીના સમજીતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા રેલવેના અધિકારીના જણાવ્યા મુજબ ઐતિહાસિક વારસા સમિતિની માર્ગદર્શક રૂપરેખા મુજબ આ કામગીરી હાથ ધરાશે પુનઃ નિર્માણ કામગીરી વખતે મુખ્ય પ્રવેશ દ્વારને સુશોભિત કરવું મુસાફરો સરળતાથી બહાર જઈ શકે તેવી વ્યવસ્થા બગીયો પીવાનું પાણી બેંચ વગેરેમાં સુધારા જેવી કામગીરી હાધ ધરાશે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ કુદરતી ઘટનામાં મૃત્યુ પામનાર લોકો માટે શોકની લાગણી વ્યક્ત કરીને મૃત્યુ પામનારના પરિવારને મહેરની રૂએ ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે મુખ્યમંત્રીએ વીજળી પડવાથી ઈજાગ્રસ્ત થયેલા લોકોને થોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે

રાજાની ભારતીય સામ્યવાદી પક્ષ સીપીઆઈના મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે શ્રી એસ સુધાકર રેકીના અનુગામી બનેલા ડી રાજાએ જણાવ્યું હતું કે બધા જ સામ્યવાદી પક્ષોએ સાથે મળીને નવેસરથી વ્યૂહરચના ઘડવી જાઈએ

પ્રધાનમંત્રીએ તેમના સંદેશામાં જણાવ્યું છે કે સમગ્ર દેશ હિમા દાસે મેળવેલી અસાધારણ સફળતા માટે ગર્વ અનુભવે છે તેમણે ભવિષ્યની સ્પર્ધાઓ માટે હિમા દાસને શુભેચ્છાઓ આપી છે

વિરાટ કોહલી ત્રણ શ્રેણીમાં રમાનારી ભારતીય ટીમનું નેતૃત્વ કરશે મહેન્દ્રસિંહ ધોનીના સ્થાને વિકેટ કીપર તરીકે ઋષભ પંતનો ટીમમાં સમાવેશ કરાયોછે

ટીમના અન્ય ખેલાડીઓના નામ આ મુજબ છે રોહિત શર્મા શીખર ધવન કે એલ રાહ્લ શ્રેથાંસ ઐથર મનીષ પાંડે ફણાલ પંડ્યા રવિન્દ્ર જાડેજા રાહ્લ ચહર ભુવનેશ્વર કુમાર ખલીલ અહેમદ દીપક ચહલ અને નવદીપ સૈની

દરમિયાન બ્રિટનના વિદેશમંત્રી જેરીમી હન્ટે જર્મની તથા ફાન્સના વિદેશમંત્રીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી ત્રણેય વિદેશ મંત્રીઓએ હોર્મુઝની સમુદ્ર ધુનીમાંથી પસાર થતા જહાજાની સલામતીને ટોયની અગ્રતા આપી હતી

નાગરીક ઉડ્ડથન સત્તામંડળના મુખ્ય એન્જીનીયરે પત્રકારોને જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન પાસે ગેરકાયદેસર વીજળી જાડાણો સામેની કાર્યવાહી વખતે વીજળીની લાઈનને નુકસાન થયું હોવાથી વીજપુરવઠો ખોરવાથો હતો

તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મંત્રણા કરશે અમેરિકાએ પાકિસ્તાનને અપાતી સંરક્ષણ ક્ષેત્રની સહાય બંધ કરી અને આતંકવાદ સામે લડત આપવા નક્કર પગલાં લેવા અનુરોધ કર્યો ત્યારથી અમેરિકા અને પાકિસ્તાનના નબળા બનેલા દ્વિપક્ષીય સંબંધી પુનઃ સ્થાપીત કરવાના પ્રયાસ પ્રધાનમંત્રી ઈમરાન ખાન કરશે તો સામે પક્ષે અમેરિકા આતંકવાદીઓ સામે નક્કર કાર્યવાહી કરવા પાકિસ્તાન ઉપર દબાણ વધારે તેવી સંભાવના છે